કેન્દ્રિય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે નવી દિલહીમાં ડિજિટલ શિક્ષણ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી તેમાં વિદ્યાર્થીઓ માટે સ્ક્રીન ટાઈમમાં મર્યા રાખવા ભલામણ કરવામાં આવી છે

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ચાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે

તેમણે ઉમેર્યું કે ડિજિટલ શિક્ષણ અંગેની આ માર્ગદર્શિકા શિક્ષણની ગુણવતતાવધારવા માટે માર્ગદર્શિકા પુરી પાડે છે

તો ગઈકાલે જિલ્લા મથક ભુજની જી

બી એસ ઈ ના ધો

નોંધનીય છે કે સેન્ટ્રલ બોર્ડના ધો

તેના બે દિવસ બાદ આજે ધો

આ પરિણામ સી બી એસ ઈ ની વેબસાઈટ ઉપરાંત ઉમંગ એપ અને ડીજીરિઝલ્ટસ એપ પર પણ જોઈ શકાશે

કચ્છમાં પશુધન મોટા પ્રમાણમાં છે ત્યારે ઘરઆંગણે ઘાસચારો ઉગાડવાનો પ્રયોગ કરી કુનરિયા ગામે નવો રાહ ચીંધ્યો છે